એન

સી સી ક્રિકેટ વિશ્વકપમાં ટોંટન ખાતે ઓસ્ટ્રેલીયા અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ રહી છે

બેઠક દરમ્યાન શ્રી મોદી રોડમેપ અને સરકારના એક્શન પ્લાન અંગે સંભવિત કાર્યયોજના રજુ કરશે મંત્રીમંડળની બેઠક અગાઉના સમયમાં નિયમિત રીતે મળતી હતી કાઉન્સીલ ઓફ મિનિસ્ટરની બેઠક અગાઉ કેબિનેટની બેઠક પણ મળશે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારમાં તમામ વિભાગોના સચિવો સાથે વિચાર વિમર્શ કર્યો હતો તેમણે દરેકને ચૌક્કસ લક્ષ્યાંકો સાથે પંચ વર્ષીય પ્લાન રજુ કરવા જણાવ્યું હતું

કેન્દ્રિય ગુહ સચિવે તમામ અધિકારીઓને ઓછામાં ઓછું નુકસાન થાય અને કોઇ પણ જાનહાનિ ન થાય તે માટે શક્ય તમામ પગલા લેવા અનુરોધ કર્થો છે આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાવાપીવાની વસ્તુઓ પીવાનું પાણી તથા દવાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે માટે સૂચનો આપ્યા હતા તેમણે વીજળી ટેલીફોન તબીબી જેવી આવશ્યક સેવાઓ ઝડપથી પુનઃકાર્યરત થાય તે માટે પણ જરૂરી સૂચનો આપ્યા હતા

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પોરબંદર મહ્વા વેરાવળ અને દીવ વચ્ચે આવે ત્યારે ભાવનગર મરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાઓને અસર કરે તેવી સંભાવના છે

એ

ડી આર

ડી આર એફ

એફ

એસ એફ ની બે ટુકડીઓને પણ મોકલવામાં આવી છે

વાયુ વાવાઝોડાને અનુલક્ષીને પશ્ચિમ રેલ્વેના ભાવનગર રાજકોટ અને અમદાવાદ ડિવિઝને પણ સલામતી અને રેલ્વેની સંપતિને સંભવિત નુકસાનથી બચાવવા કેટલીક ટ્રેનોને ટુંકાવી છે વેરાવળ ઓખા પોરબંદર ભુજ અને ગાંધીધામ રેલ્વે સ્ટેશનોએથી કોઇ પેસેન્જર દ્રેન ચાલશે નહીં સ્પેશ્યલ બચાવ દ્રેનને રાહતની કામગીરી માટે મોકલાઇ રહી છે દહેજ ઘોઘા રો રો ફેરી સર્વિસને આગામી ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી છે દરિયામાં તોફાની અને ઉંચા મોજાને કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડે ઓખા પોર્ટ બેટ દ્વારકા વચ્ચેની બોટ સર્વિસને બંધ કરાઇ છે

રાહત અને બચાવ કામગીરી માટે એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરને તૈયાર રખાયા છે

પંડ્યાએ ઉમેર્યું કે ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ રાજકોટમાં કેમ્પ કર્યો છે અને તેઓ રાહત અને બચાવ પ્રવૃતિનું સંકલન કરી રહ્યા છે

તેમણે કહ્યું કેભાજપના કાર્યકરો રાજ્યના વહીવટીતંત્રની સાથે રાહત અને બચાવ કામગીરીમાં મદદરૂપ બનશે

આજે નવી દિલ્હીમાં ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર અંગેના સમારોહમાં સભાને સંબોધતા આ મુજબ જણાવ્યુ હતું શ્રી મુન્ડાએ રાજ્ય અને કેન્દ્રમાં આદિજાતિ મંત્રાલયમાં કામ કરતા અધિકારીઓને આદિજાતિના વિકાસ માટે નિષ્ઠાથી કામ કરવા અપીલ કરી હતી ડીબીટી પોર્ટલ હેઠળ નાણાકીય સહાય સીધે સીધા લાભાર્થીના બેંકના ખાતામાં જમામ થાય છે પ્રિમેટ્રીક પોસ્ટ મેટ્રીક અને રાષ્ટીય શિષ્યવૃતિ સહિતની સ્કોલરશીપોનો સમાવેશ થાય છે આ પોર્ટલ ભંડોળને છુટુ મુકવા સહિતની ફરિયાદોનો નિકાલ કરવામાં પણ મદદ કરશે

ઇસરોના ચેરમેન ડા

સિવાને આજે બેંગ્લોરમાં પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે ચંદ્રયાન ર ચંદ્રના દક્ષિણ ભાગનું સંશોધન કરશે

એન

ભારતીય સેનાના એમ

ડી

પી આર

અગાઉ ગઇકાલે સિયાંગ જિલ્લાના ગેટે ગામ નજીક પેરે હિલ નજીક કાટમાળને એરેયલ સર્ચ ટીમે શોધી કાઢ્યો હતો ત્રીજી જુને ભારતીય વાયુસેનાના એ એન

નવ દિવસ બાદ ગઇકાલે આ એરક્રાફ્ટના કાટમાળને શોધી કઢાયો હતો

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવર ચંદ ગેહલોતને રાજ્યસભામાં પક્ષના નેતા તરીકે જ્યારે રેલ્વે મંત્રી પિયુષ ગોયલને નાયબ નેતા તરીકે નિમણુક કરાઇ છે ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલી જેઓએ આરોગ્યના કારણોસર સરકારમાંથી બહાર રહેવાનું પસંદ કર્યું હતું

નિરવ મોદી પંજાબ નેશનલ બેંક કૌભાંડ અને મની લોન્ડરીંગ કેસમાં ભારતમાં પ્રત્યારોપણ અંગેનો સામનો કરી રહ્યા છે રોયલ કોર્ટના જજ ઇન્ગરીંગ સીમરલે જણાવ્યું કે નિરવ પોતાની જાતને આત્મ સમર્પણ કરવામાં નિષ્ફળ જશે તેવા માનવાને પુરતા કારણો છે

અગાઉ નિરવની કાયદાયકીય ટીમે ન્યાયધીશને વેસ્ટમિનિસ્ટર મેજીસ્ટ્રેટની અદાલતે જામીન નકારવાના ત્રણ પ્રયાસોની વિગતો રજુ કરી હતી

નવી દિલ્હીમાં બહાર પડાયેલી સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે આ મુદ્દાને સમજવા થોગ્ય ચર્ચા જરુરી છે ભારતની આંકડાકીય વ્યવસ્થાની ગુણવત્તા અને સ્વતંત્રતાની દૃષ્ટિએ આ બાબતોને સનસનાટીભરી બનાવવાના પ્રયાસો યોગ્ય નથી તેમાં જણાવાયું છે કે શ્રી સુબ્રમણ્થમ જ્યારે મુખ્ય આર્થિક સલાહકાર હતા ત્યારે તેમણે આ મુદ્દાઓ ઉઠાવવા જાઇતા હતા તેમણે અત્યારે ઉઠાવેલો મુદ્દો દર્શાવે છે કે તેમણે ભારતના વિકાસ આંકડા સમજવામાં ઘણો સમય લીધો છે અને તે હજુ પણ અચૌક્કસ છે

ડી પી